તેમણે ઉદ્યોગ અને વ્યવસાય જગતને આહ્વાન કરતા કહ્યું કે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેઓ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી ટેકનોલોજીના રૂપમાં અનેક પડકારોની સાથે જ સમાધાન પણ મળશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવું જોઇએ મોદીએ કહ્યું કે કોર્પોરેટ ગર્વનન્સથી લઇને નફામાં ભાગીદારી સુધી વિશ્વની શ્રેષ્ઠ નીતીઓ અપનાવવી જોઇએ પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા નફા કમાવવાના દ્રષ્ટિકોણ પાછળ સમાજનું હિત હોવું જોઇએ

તેમણે કહ્યું કે ભારતનો યુવાન નવીનતા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ વધારી રહ્યો છે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

આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક રૂપે વિયારોની આપ લે કરશે અને ભારત વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિકાસ માટે ચર્ચા કરશે

વિયેતનામનાં ઉપરાષ્ટ્રપતિ સુશ્રી દાંગ થી નૈક થિક આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા

આજે મેદનીપુરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે

તેમણે કહ્યું કે રાજ્યની જનતા તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચારથી સારી રીતે જાગૃત થઈ ગઈ છે અને તેથી એક પછી એક નેતા પક્ષ છોડી રહ્યા છે શ્રી અમિત શાહે કહ્યું કે આગામી સમયમાં તૃણમૂલના ઘણા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાશે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા આયુષ્માન ભારત અને કૃષિ સન્માન નિધિ જેવી કેન્દ્રીય યોજનાઓના લાભોને પશ્ચિમ બંગાળના લોકો સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવી નથી આ ઉપરાંત તેમણે અમ્ફાન તોફાનથી થયેલા નુકસાન માટે કેન્દ્ર દ્વારા રાજ્યને અપાયેલી નાણાં અને રાશન સામગ્રીના વિતરણમાં ભ્રષ્ટાચારનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો

સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક રાજકારણનો આરોપ લગાવીને પાર્ટી છોડ્યાની વાત કરી છે ભાજપમાં સામેલ થયા પછી સુવેન્દુ અધિકારી એ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના ભાજપ સામેના વિરોધ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ પણ એક સમયે અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારનો ભાગ હતા સુવેન્દુએ કહ્યું કે ભાજપનાં ઘણા નેતાઓ સાથે તેમની સારી ઓળખાણ રહી છે પરંતુ આ છતાં કોઈએ તેમને આજ સુધી પાર્ટીમાં જોડાવાનું કહ્યું નહીતું

આ કેસમાં ધરપકડ કરાયેલા છ પાકિસ્તાની નાગરિકો અને એક ભારતીય નાગરિકોને એનઆઇએ ની અમદાવાદ વિશેષ અદાલત સમક્ષ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા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

હૈદરાબાદમાં ડુંડીગલ ખાતે આજે હવાઈ દળ એકેડેમીના પાસિંગ આઉટ પરેડને સંબોધન કરતાં તેમણે હવાઈ દળમાં સામેલ થનાર નવા અધિકારીઓને જણાવ્યું કે વર્તમાન સમયમાં યુદ્ધની બદલાતી જતી વ્યૂહરચના માટે તેઓ સજાગ રહે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાને વધુ સક્ષમ બનાવે

આજે આઠમાં પૂર્વોત્તર ક્ષેત્ર મહોત્સવને સંબોધન કરતાં મંત્રી શ્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે દેશનો પૂર્વ વિસ્તાર તેની વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિને કારણે એક મોટી આર્થિક શક્તિ બનીને ઉભરી આવશે